શ્રી મોદીએ રાજ્યોમાં પરીક્ષણ વધારવાની જરૂર પર ભાર મૂકવો

તેમણે કહ્યું કે પરીક્ષણ નેટવર્ક ઉપરાંત આરોગ્ય સેતુ એપ્લિકેશન સર્વેલન્સમાં પણ મદદ કરે છે સર્વોચ્ય અદાલત સુપ્રીમ કોર્ટે દીકરીઓના હક્ક બાબતે એક મોટો યુકાદો આપ્યો છે અને પિતાનું મોત થઈ ગયું તો પણ પિતાની સંપત્તિમાં દીકરીઓને સરખી ભાગીદાર ગણાવી છે

રશિયા રસી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કોરોના વાયરસની રસી તૈયાર થઈ હોવાની જાહેરાત કરી છે અને તેની પુત્રીને સૌ પ્રથમ રસી આપવામાં આવી છે

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવાની કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલી રસી કોરોના વાયરસ રસી વિકસાવવા માટેની દોડમાં આગળ હોવાનું માનવામાં આવે છે ત્યારે રશિયાએ કરેલી જાહેરાતથી રસી શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે અહેવાલ મુજબ રશિયા ટ્રંક સમયમાં જ રસીનું ઉત્પાદન કરવાનું શરૂ કરશે અને દેશવ્યાપી રસી ઝુંબેશ હાથ ધરે તે માટેની યોજના છે કોવેક્સિન નાગપુરમાં કોવિડ માટે સ્વદેશી રીતે વિકસિત રસી કોવેક્સિનનો બીજો તબક્કો હાથ ધરાયો છે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોના વાયરસ માટેની આ રસી વિકસાવી છે નાગપુર સ્થિત ગિલુરકર હોસ્પિટલે સ્વદેશી બનાવટની આ રસી માટે બીજા તબક્કાની અજમાયશ શરૂ કરી છે

તેઓને રસીના પ્રથમ શોટ આપવામાં આવ્યા પછી તેમાંથી કોઈએ પણ કોઈપણ પ્રકારની આડ અસર જણાવી નથી

તે દ્વારા આરોગ્ય સેતુ વિશ્વભરમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલ કોવિડ એપ્લિકેશન બની છે સરકાર દ્વારા પ્રોત્સાહિત એપ્લિકેશન લોંચ થયાના ત્રણ મહિનામાં જ આ સિદ્ધિ હાંસલ થઈ છે સેન્સર ટાવરના અહેવાલમાં બતાવાયું છે કે આરોગ્ય સેતુ બાદ તુર્કી અને જર્મનીની એપ્લિકેશન છે તેમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરના આંકડાઓ ગણવામાં આવ્યા છે

જ્યારે મૃત્યુઆંક સાત લાખ પચાસ પર પહોંચી ગયો છે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ અનુસાર ગયા માર્ચથી શરૂ થયેલા આ રોગચાળાના કેસ છેલ્લા છ અઠવાડિયામાં બેગણા થયા છે

મણિપુર ધારાસભ્યો મણિપુરમાં વિધાનસભામાં વિપક્ષી કોંગ્રેસ પક્ષ ભાજપને હરાવવામાં નિષ્ફળ થયાના એક દિવસ બાદ પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા અને કોંગ્રેસ પાર્ટીના નેતા ઓ ઈબોબીએ ગઈકાલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામાના પત્રો સોંપ્યા હતા વિધાનસભા સચિવાલયે આજે બપોરે જાહેરનામું બહાર પાડ્યું છે અને આ ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા રાજીનામાં મંજૂર કર્યા છે

ગઈકાલે તેમને ગંભીર સ્થિતિમાં દિલ્ફી કેન્ટોનમેન્ટમાં આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યુ છે કે શ્રી મુખરજીના મોટા મગજમાં લોફી ગંઠાઇ જવાથી ઇમરજન્સી સર્જરી કરી હતી

રાહત ઈંદોરીને હૃદય રોગ અને ડાયાબિટીસ બંને રોગ હતા આદિજાતિ મ્યુઝિયમ આદિજાતિ બાબતોનું મંત્રાલય સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી લોકોના યોગદાનને ધ્યાનમાં રાખીને આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલય બનાવી રહ્યું છે આ માટે મંજુર થયેલા નવ સંગ્રહાલયોમાંથી બે સંગ્રહાલયો પૂર્ણ થવાના આરે છે અને બાકીના સાત પ્રગતિના વિવિધ તબક્રે છે

શેખાવત સ્વચ્છ ભારત જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં ગંદકી મુક્ત ભારતના ભાગ રૂપે સ્વચ્છ ભારત મિશન એકેડેમીની શરૂઆત કરી છે તેમણે આઈવીઆર ટોલ ફ્રી નંબર ડાયલ કરીને એકેડેમીની શરૂઆત કરી

પ્રહ્લાદ જોશી ખાણ અને ખનીજ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે સરકાર ખાણ ઉદ્યોગ ક્ષેત્રમાં ટ્રંક સમયમાં ઉદ્યોગને સાનુકૂળ સુધારાઓ જાહેર કરશે